પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે

જે આવતીકાલથી પાંચમી મે સુધી અમલી રહેશે

સમગ્ર રાજયમાં તમામ એપીએમસી બંધ રહેશે

રાજયમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે

શ્રીમતી જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

એન

સ્કૂલ માં કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવશે

દર્દી માટે તમામ મેડીકલ ખર્ચ નિઃશુલ્ક રહેશે લોકોને દાખલ થવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવશે આ માટે રાજકોટની જાણીતી કંપની રોલેક્ષ રીંગ્સ દ્વારા દાન કરવામાં આવ્યું છે ઓર્બિડ બેરીંગ અને ગોપાલ નમકીન કંપની દ્વારા ઓકસીજન પ્લાન્ટ અપાયો છે જેનું સ્થળ પર ઉત્પાદન થશે આ ઉપરાંત બે ટેન્ક પણ રખાશે તેમાં

જેમાં ધમણ વેન્ટીલેટર હશે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભોજન અને સવાર સાંજનો ચા નાસ્તો અપાશે વોટસએપ ડીજીટીલ માધ્યમથી કોરોના પેશન્ટના દસ્તાવેજો મોકલી રજીસ્ટર કરાવ્યા બાદ એડમીશન મળશે

ક્યાંય પથારી ખાલી નથી અને દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે કરમસદની હોસ્પીટલમાં પ્રથમવાર એખ્યુલન્સની કતાર જોવા મળી છે

કોવિડ હોસ્પિટલ મહેસાણા જીલ્લામાં વિજાપુર સહિત અન્ય ત્રણ જગ્યાએ તાત્કાલિક અસરથી હોસ્પિટલો શરૂ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી

દર્દીઓને દવાઓ ભોજન પણ વિના મૂલ્યે આપવામાં આવી રહ્ય છે આ હોસ્પિટલમાં આઠ દર્દીઓ સારવાર બાદ ઘરે પરત પણ ફર્યા છે આઇસોલેશન સેન્ટર કોરોનાના સામાન્ય લક્ષણોમાં મહેસાણા જિલ્લા પોલીસને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે જીલ્લા પોલીસ વડા દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર આઇસોલેશન સેન્ટર ઉભા કરવાનું આયોજન થઇ રહ્યું છે તે અતંર્ગત વિજાપુર ખાતે પોલીસનું પ્રથમ આઇસોલેશન સેન્ટર ઉભું કરવા માટે તૈયારીઓ શરૂ કરવામા આવી છે આ સેન્ટરમાં પોલીસને ડોકટરની વિઝીટ અને દવા સહિત પ્રાથમિક સારવાર મળી રહે તો પોલીસ સ્વસ્થ થઇને ફરીથી પ્રજાની સેવામાં લાગી શકે એવા ઉમદા હેતુથી આ આઇસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવનાર છે

ધન્વંતરી રથ મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હમીરપર ગામમાં ધન્વંતરી રથ દ્વારા ઘરે ઘરે તપાસ કરી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું કોરોના સંક્રમણને ધ્યાને લઇને ફમીરપર ગામમાં દર્દીઓની તપાસ કરી દવા પણ આપવામા આવી હતી આ કામગીરીમાં ધન્વંતરી રથની ટીમ અને આરોગ્યકર્તાઓ જોડાયા હતા હનુમાન જયંતિ રાજ્યભરમાં આજે હનુમાનજી ની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે સાળગપુર ધામ કે જ્યાં દર વર્ષે ખુબજ ધામ ધૂમ થી હનુમાન જ્યંતી ની ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ હાલમાં કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાને લઇ મંદિર વિભાગ દ્વારા માત્ર સંતો અને મહંતો ની હાજરીમાં હનુમાન જ્યંતી ની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દાદાને સોનાના આભૂષણો પહેરાવામાં આવ્યા છે

તો કન્યા છાત્રાલય માં આવેલ પાટીદાર કોરોના કેર સેંટરમાં હવન નું આયોજન કરવામાં આવ્યું હતું

સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ફનુમાન જયંતી ની સાદગીપૂર્ણ રીતે ઉજવણી થઈ રહી છે